નવી દિલ્ફીમાં લોદી રોડ સ્મશાનગૃહમાં પરિવારજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમના પુત્રએ સદગતના અંતિમ સંસ્કાર કર્યા હતા આ પ્રસંગે લશ્કરી જવાનો દ્વારા રાજકીય સન્માન અને અંતિમ સલામી આપવામાં આવી હતી રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અગ્રણી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રત્યે આદરના સંકેત રૂપે સરકારે સાત દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે

સાત વખત સંસદસભ્ય અને દેશના સર્વોચ્ય નાગરિક સન્માન ભારત રત્ન સન્માનીત શ્રી મુખરજી ખૂબ પ્રશંસનીય અને આદરણીય રાજકીય વ્યક્તિત્વ હતા

આગામી સાતમી સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સેવાનો તબક્કાવાર પ્રારંભ કરાશે

આંતર રાજ્ય તથા બે રાજ્યો વચ્ચે મુસાફરો અને માલ સામાનની હેરફેર ઉપર કોઈ નિયંત્રણ રહેશે નહીં

કોરોના અને પૂર પ્રકોપ વચ્ચે તંત્ર દ્વારા ગણેશ ભક્તો ને જળાશય અને નદી થી દૂર રહેવા તાકીદ કરાઇ હોવાથી સર્વત્ર તેનું પાલન જોવાઈ રહ્યું છે શેરી અને સોસાયટી માં નાના કુંડ બનાવી ને વિસર્જન કરવાની વ્યવસ્થા પણ કરાઇ છે અમદાવાદ સહિત દરેક જગ્યા એ પોલિસ બંદોબસ્ત ગોઠવી ગણેશ મુર્તિ નું જાહેર વિસર્જન રોકવામાં આવ્યું છે

ગત શાની અને રવી ભારે વરસાદ વરસ્ય બાદ સપ્તાહના ઉઘડતા દિવસે ભુજ અંજાર અબડાસા ગાંધીધામ નખત્રાણા મુન્દ્રામાં ઝાપટા તો ભચાઉમાં અડધો અને માંડવીમાં પોણો ઇંચ સાથે મેઘરાજા એ ખમૈયા કાર્ય હોય તેમ રાહત રહી હતી રાપરમાં બે દિવસમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડી જતા રામવાવ ગામ બેટમાં ફેરવાયું હતું આગામી ત્રણથી યાર દિવસ સુધી કોઈ સીસ્ટમ સર્જાવાની શક્યતા નકારતા માત્ર ઝાપટા કે ઝરમર પડવાની શક્યતા છે તેમ ભુજ હવામાન વિભાગના પ્રભારી રાકેશ કુમાર દ્વારા જણાવાયું હતું આમ કચ્છમાંથી યોમાસું વિદાય લેવાણી સાથે વરાપ નીકળવાના અણસાર જોવા મળી રહ્યા છે